યાલુ વર્ષે પણ રાજયમાં જુદી જુદી જેલોમાં રહેલ બંદીવાનોએ પરીક્ષા આપી હતી

ગઇકાલે આવેલા પ

ધરતીકંપ માપન સંસ્થાના જણાવ્યા મુજબ ધરતીકંપ બાદ આ પ્રકારના આફટર શોક સામાન્ય હોય છે દરમિયાન આ આંયકાઓથી કોઇ જાનહાનીના સમાચાર નથી લોક ડાઉન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ફરીથી લોકડાઉન લાગુ કરવાની બાબતને રદિયો આપ્યો છે અને સમગ્ર બાબતને નકારી કાઢી છે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 મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન ફરીથી લાગુ કરવા માટેની કોઇ જ વિયારણા પણ યાલી રહી નથી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 શ્રી રૂપાણીએ કહયું કે રાજયમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઇ રહી છે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

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના વધુ યાર કેસ નોધાયા છે નવા નોંધાયેલ યાર કેસ પૈકી બે પોઝીટીવ કેસ કડીમાંથી એક મહેસાણામાંથી અને એક કેસ વિસનગરથી નોંધાયો છે

અમરેલી જીલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે નવા નોંધાયેલ પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે મુળ તેઓ બગસરાના વતની છે હાલ દર્દીના સંપર્કમાં આવેલ વ્યકિતઓને કોરેન્ટાઇન કરવાની અને દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કનટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી તંત્ર ધ્વારા હાથ ધરવામાં આવી છે

પંચમહાલ જીલ્લામાં હાલોલ અને કાલોલ તાલુકામાંથી ગત મોડી સાંજે વધુ છ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે બોટાદ જીલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે નવા નોંધાયેલ પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇની છે હાલ પોઝીટીવ દર્દીને ભાવનગરની સર ટી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે

આણંદ જિલ્લામાં આજે વધુ બે દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે ઉમરેઠના અગાઉના સંક્રમિત વિસ્તારમાં એક મહિલા તથા એક પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે જિલ્લામાં બે દિવસ અગાઉ આણંદ શહેરમાં બે કેસ મળ્યા હતા જ્યારે તે પછી શનિવારે આણંદના પોલસન રોડ પરના એક વૃદ્ધનો રીપોર્ટ પણ પોઝીટીવ મળતાં દર્દીઓનો આંક વધ્યો હતો

જેમાં સાત દર્દી કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે તથા બે દર્દી વડોદરા ખાતે તેમજ એક દર્દી અમદાવાદ ખાતે સારવાર લઇ રહ્યા છે જેમાના ત્રણ દર્દીઓ વેન્ટીલેટર પર જ્યારે યાર દર્દીઓ ઓક્સિજન પર છે

સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ સુરેન્દ્રનગરમાં થયો છેજયારે અમદાવાદમાં યાર ઇંચ જેટલો વરસાદ થયો છે

આ ઉપરાંત કપરડામાં સાડા ત્રણ ઇંચ લીંબડીમાં ત્રણ ઇંચ નડીયાદમાં ત્રણ ઇંચ રાણપુરમાં અઢી છેય ડાંગ વસો કામરેજ ખેડા ખંભાત કલોલ ઉમરપાડા માતર સંતરામપુર લુણાવાડા ચોર્યાશી વીંછીયા સતલાસણા ગઢડા ગાંધીધામ હારીજ અને પલસાણામાં બે ઇંચ આસપાસ વરસાદ થયો છે અમરેલી જીલ્લામાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે

અમરેલીમાં ખેતીની સિઝનની શરૂઆત શાનદાર રહી છે અન્ય વિસ્તારોની સરખામણીમાં અહીં વાવણી પણ વહેલી શરૂ થઇ છે

કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે હાલ ડાંગ જિલ્લાના ઉત્તર વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી રાબેતા સમયે સતત વરસાદને પગલે પૂર્ણા નદીના પટમાં વરસાદી નીર આવતા ખેડૂતો સહિત પ્રવાસીઓમાં ખુશી ની લાગણી પ્રસરી ગઈ હતી જયારે ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામતા સાપુતારાનું પ્રાફતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે

વડોદરા શહેર જિલ્લામાં ગઈ મોડીરાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે સતત એક કલાક સુધી ભારે વરસાદ વરસ્યો હતો વડોદરાના છાણી વિસ્તારની સોસાયટીના મકાન પર વીજળી પડતાં નુકસાન થયું હતું આ બનાવની જાણ અઝિશમન દળને થતાં સ્થળ પર પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી

મહેસાણા તીડ મહેસાણાના બહ્યરાજી અને જોટાણા પંથકમાં ત્રાટકેલા તીડ કટોસણમાં દેખાતા જીલ્લા તંત્ર ધ્વારા દવાનો છંટકાવ કરીને તીડનો નાશ કરવામાં આવ્યો છે તીડ વિસનગર અને ત્યાંથી વિજાપુર તાલુકાઓમાં પણ ગયા હતા ખેતીવાડી વિભાગે રાત્રે વીજાપુરના ખરોડ અને અભરમપુરા ગામની આસપાસ તીડને ટ્રેસ કર્યા હતા ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો